આર એસ એ બહ્મતી મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે મિઝોરમમાં મિઝો નેશનલ ફન્ટએ પણ વિજય કુચ કરી છે જયારે છત્તીસગઢ અને રાજસ્થાન બવાનનેમા કોંગ્રેસ આગળ ચાલી રહી છે

આજે સવારે સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સંસદના શિયાળુ સત્રની કામગીરી સરળતાથી થાય તે માટે બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધીને સહકાર આપવા રજૂઆત કરી હતી સંસદમાં લોકોના હિતમાં હોય તેવા ઘણા વિધેયકો પડતર છે ત્યારે આ વિધેયકો ઉપર સાંસદો ખુલ્લા મને વ્યાપક ચર્ચા કરે અને સંસદની કાર્યવાહી સરળતાથી ચાલશે તેવો વિશ્વાસ પ્રધાનમંત્રી વ્યક્ત કર્યો હતો

તેવો અનુરોધ કરાયો છે

સિવિલ સર્જન ડો કશ્યપ બુચે આ પ્રસંગે જણાવ્યુ હતું કે ભૂકંપ દરમિયાન પેરાપ્લેજીક દર્દીઓની વખતોવખત સંભાળ રાખી તેમને વ્હીલચેર્સની જરૂરીયાત રાજ્યસરકારની સહાયથી આપવામાં આવે છે અને તેમની સાર સંભાળ પણ રાખવામાં આવે છે

આજે ભુજના ડોબાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભુજની દેનાબેંક દ્વારા થોજાયેલા

ઉપરાંતના વિવિધ બેંકોના લોન મંજૂરીપત્રોનું પણ વિતરણ કરાયું હતું

ત્યારે બેંક લોન દ્વારા સરકારની યોજનાનો મહત્તમ લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો

ભુજના ધારાસભ્ય ડો ત્યારે ફસ્તકળા ક્ષેત્રે તાલીમબધ્ધ બની દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નૂતન ભારત નિર્માણનું સ્વપ્ન સાકાર કરવા જાહેર કરાચેલ એમએસએમઇ સહિત વિવિધ થોજનાનો લાભ લેવા આહ્વાન કર્યુ હતુ

જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જિલ્લા શિક્ષણ પ્રાથમિક વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા આ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત શિક્ષણમાં પણ નવીનતા જરૂરી હોઈ ભાષા સામાજિક વિજ્ઞાન ગણિત સ્વચ્છતા અભિથાન સહિતના વિષયોને આવરતા સ્ટોલ્સ ઉભા કરાયા છે